નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની યર્યામાં જવાબ આપશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત પોતાનો એક ઇંચ વિસ્તાર પણ કોઈને આપશે નહીં

ચર્ચામાં ભાગ લઈ રહેલા નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટને આકાંક્ષાઓનો દસ્તાવેજ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સમાજના દરેક વર્ગે બજેટને આવકાર્યું છે શ્રી ઠાકુરે કહ્યું કે કેન્દ્રિય બજેટની રજૂઆતથી ભારતીય શેરબજારની ગતિ કેન્દ્રની વૃદ્ધિલક્ષી નીતિઓને મંજૂરીની મહોર દર્શાવે છે તેમણે કહ્યું કે એનડીએ સરકારે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ અગાઉ બજેટને સમૃદ્ધ વર્ગ માટે ગણાવી કોંગ્રેસના સાંસદ પી

ગઈકાલે લોકસભામાં તેમણે નિવેદન આપ્યું છે કે ચીન સાથે સતત ચર્ચાઓથી પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર હટાવી લેવા ચીન સાથે સમજુતી કરાર થયા છે તેમણે ગૃહને ખાતરી આપી કે આ વાટાઘાટોમાં ભારતે કશું ગુમાવ્યું નથી પૂર્વ લદ્દાખની હાલની પરિસ્થિતિ અંગે લોકસભામાં નિવેદન આપતાં સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે આ કરારમાં બંને પક્ષો તેમની લશ્કરી છાવણી તબક્કાવાર ઘટાડશે એ માટે સંમત થયા છે તેમણે કહ્યું કે ગયા સપ્ટેમ્બરથી ભારત અને ચીન બંનેએ લશ્કરી અને રાજદ્વારી માર્ગે એક બીજા સાથે સંદેશાવ્યવહાર જાળવી રાખ્યો છે અને તે દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિરતા જાળવી છે જેથી સુલેહ શાંતિ પુનઃ સ્થાપિત થાય

આગોતરા ઓનલાઈન બુકિંગ દ્વારા જ મુલાકાતીઓને બગીયામાં મંજૂરી આપવામાં આવશે મુગલ બગીચાના ઉદઘાટન ઉપરાંત લોકો રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે અને સાથે સાથે રાષ્ટ્રપતિ રક્ષક સમારોહ પણ જોઇ શકે છે

લધુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગનાં મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી સલેયાએ કહ્યું કે રેલ્વે વિવિધ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવા માટે મેઈડ ઈન ઈન્ડિયા નીતીને પ્રોત્સાહન આપે છે તેમણે કહ્યું કે જેનાથી સ્વદેશી ઉદ્યોગને વેગ મળશે અને દેશમાં રોજગારીની તકો ઉભી થશે

તેનાથી ખેડુતોની આવક વધારવામાં અને ખર્ચ ઓછો કરવામાં તથા ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો વધારવામાં મદદ મળશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે ખેડૂતને સૌથી મહત્ત્વનો ફાયદો બળતણ ખર્ચ પર છે તેમને વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે અને તેથી જીવનનિર્વાહ સુધારવામાં મદદ મળશે

અને મુસાફરીનો સમય છ કલાક પચાસ મિનિટથી ઘટીને ફક્ત બે કલાક પચાસ મિનિટનો થઈ જશે આ દેશનો પ્રથમ એવો ધોરીમાર્ગ હશે જ્યાં વન્યજીવોની સુરક્ષા માટે જમીનથી ઉપર બાર કિલોમીટર લંબાઈવાળા એલિવેટેડ કોરીડોર હશે

કોન્ટ્રાકટરે પોતાનું કાર્ય નિર્ધારીત સમય અને નિર્ધારીત બજેટમાં પૂર્ણ કરવાનું હોય છે

આ કોરીડોરના વિકાસથી આ વિસ્તારની અર્થવ્યવસ્થાને વેગ મળશે ખાસ કરીને ઉત્તરાખંડમાં પ્રવાસનને ઉત્તેજન મળશે તેવી આશા છે

ભોપાલમાં વરર્યુઅલ માધ્યમથી યોજાયેલાં આ ક્રાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ યૌહાણ પણ જોડાયા હતાં

ગઈકાલે પંદર હજારથી વધુ લોકો કોરોનાની સારવાર બાદ સાજા થતા સાજા થનારો આંકડો એક કરોડ પાંચ લાખથી વધુ થયો છે

સીતસીપાસે રસાકસીભરી પાંચ સેટોની મેચમાં થાનાસીને રાફેલ નડાલે મીશેલ મમોહને મેદવાદેવ રોબર્ટ કાર્બાલીસને પરાજય આપીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે